પ્રધાનમંત્રીએ ઈશાન ભારતમાં ધુસણખોરી ઘટી હોવાનું જણાવીને કહ્યુ કે મંત્રણાદ્રારા પ્રાદેશિક પ્રશ્નો ઉકેલવાના પ્રયત્નો યાલી રહ્યા છે તેમણે કહ્યુ કે નુ તન ભારતનું શાંતિપુર્વક સહિયારા પ્રયત્નોથી નિર્માણ કરી શકાશે આ માટે ભાતૃ ત્વ્મી ભાવના કેળવવા પર ભાર મુ ક્વો અને તે દ્રારા ભાગલાવાદી પરિબળોના ઈરાદા સફળ નફી થાય તેમ જણાવ્યુ પ્રધાનમંત્રીએ કહ્યુ કે નવા દાયકામાં દરેક નાગરિક દ્રારા નવા સંકલ્પ અને નવી સિધ્ધીઓ માટે પ્રયત્ન કરાશે

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જાયર મેસીઆસ બોલોસોનરો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક જઈને શહિદ વિરોને અંજલી આપી હતી નેહ્લ ઠક્કર રાણીની વાવ રાષ્ટ્રના પ્રજાસત્તાક દિવસની નવી દિલ્ફીમાં યોજાયેલ પરેડમાં ગુજરાત રાજય તરફથી પાટણની ઐતિહાસિક રાણીની વાવ જલમંદિરનો ટેબ્લો પ્રસ્તુ ત થયો હતો રાણીની વાવાની ભવ્યતાને કલાત્મક રીતે રજુ કરાઈ હતી જળસ્ત્રોતનું મહત્વ દર્શાવતા ટેબ્લોના આગળના ભાગમાં પાણી ભરેલા માટલા સાથેના ગ્રામીણ ગુજરાતનું વિશાળ શિલ્પ મુક્વામાં આવ્યુ હતું રાણીની વાવમાં શેષ શૈયા પર બિરાજમાન ભગવાન વિષ્ણુનુ શિલ્પ મુખ્ય છે

જેમા ગુ જરાતમાંથી વિખ્યાત શ્થપતિ બાલકૃષ્ણ દોશીની દેશના સર્વોચ્ય એવોર્ડ પદ્મ ભુષણ માટે પસંદગી કરવામા આવી છે

દોશી દ્રારા તૈયાર કરાઈ છે આ સાથે જ નિર્દોષ હાસ્ય સર્જવા માટે જાણીતા હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડની પણ પદ્મશ્રી માટે પસંદગી કરવામા આવી છે આ ઉપરાંત કલાકારો યઝદી કરંજીયા અને સરિતા જોષી આ ઉપરાંત ગફ્રરભાઈ બિલખિયાસુ ધીર જૈન અને એય

દેસાઈની પણ પદ્મશ્રી માટે પસંદગી થઈ છે

આજ રોજ મતદાન માટે જિલ્લા તંત્ર દ્રારા નિયુક્ત કરેલ મતદાન ટુકડીઓ મતદાનની સામગ્રી સહિત ગઈકાલે પોત પોતાન નિયુ ક્ત કરેલ મથકો પર પહોંચી ગયેલ છે મતદાન મથકે મત આપવા જનાર મતદારે ભારતના ચુંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર રજુ કરવાનું રહેશે નગરપાલિકાઓની ખાલી પડેલ બેઠકોની પેટા યુંટણીમાં મતદારો વીજાણું મતદાનયંત્રોઈ વી એમના ઉપયોગથી મતદાન કરશે

રવિના હસ્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નરને એવોર્ડ એનાયત કરાયો હતો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ખાતે થેલેસેમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સારી કામગીરી કરનારા જિલ્લાને એવોર્ડ આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો